નાગરિકો કોવિન પોર્ટેલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે

ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનનું ચોથી માર્ચના રોજ સમાપન થશે

આ ત્રણ દિવસીય શિખર સંમેલનમાં ડેન્માર્ક ભાગીદાર દેશ છે

નાણામંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે યૂંટણી પંચની મંજૂરી લીધા બાદ રિટર્ન ભરવાની મુદ્દતમાં વધારો કરાયો છે કરદાતાઓએ કરેલી રજુઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે વિનેશ ફોગટ ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે યુક્રેઈનમાં યોજાયેલ યુક્રેઈન કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે સ્પર્ધાની ફાઈનલમાં વિનેશ ફોગટે વિશ્વમાં સાતમો ક્રમાંક ધરાવતી બેલારૂસની વેનિશાને પરાજય આપીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે

આ ઉપરાંત કોન્સ્ટેટીન વિવેક સાધક પ્રસાદ લલીત કુમાર ઉપાધ્યાય અને આકાશદીપસિંહે ભારત માટે ગોલ નોંધાવ્યા હતા ભારતની ટીમ આવતીકાલે બેન્જીયમ સામે અને ત્યાર પછી છઠ્ઠી માર્યે બ્રિટન સામે મેચ રમશે ઓડિશા કોરોના ઓડિશા સરકારે મહારાષ્ટ્ર છત્તીસગઢ કેરળ પંજાબ અને મધ્ય પ્રદેશમાંથી ઓડિશામાં આવનાર મુસાફરો માટે કોવિડનો ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છિ

આ ફેરફાર આજથી જ અમલમાં મૂકાયો છે

રાજ્ય યૂંટણી પંચની યાદીમાં જણાવ્યા મુજબ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને મતગણતરી આવતીકાલે હાથ ધરાશે

આકાશવાણી પરથી ગઈકાલે પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ અંતરીયાળ ગામો સુધી પહોંચી રહી છે

યુએઈ ભારત પાકિસ્તાન સંયુક્ત આરબ અમીરાતે નિયંત્રણ રેખા અને અન્ય ક્ષેત્રોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વિરામની જાહેરાતનું સ્વાગત કર્યું છે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પણ આ સમજૂતીને આવકારી છે સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આને સલામતી સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની દિશાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે વધુમાં કહ્યું છે કે સંયુક્ત આરબ અમીરાતના ભારત અને પાકિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધ છે અને તે બંને દેશોની ઉપલબ્ધિના પ્રયાસોની પ્રશંસા કરે છે